વિકાસ માટેનો માર્ગ કંડારવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ત્રીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીઘા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વેપાર ઉદ્યોગ ક્ષેત્રની જીએસટીને લગતી મુંઝવણ ઉકેલવા અધિકારીઓને આદેશ આપ્યા કોસ્ટારીકામાં પોલીસે પાંચ ટન જેટલો કોકેઇનનો જથ્થો ઝડપ્યો

વારાણસીમાં દીન દયાળ હસ્તકલા સંકુલ ખાતે સાંસ્કૃતિક કલા અને ફસ્તકલા સંમેલન પ્રસંગે કાશી એક રૂપ અનેક કાર્યક્રમમાં સંબોધતા તેમણે કહયું કે સરકાર પરંપરાગત ફસ્તકલાને ટેકનીકલ ટેકો તથા વૈશ્વિક સ્તરે બજાર પુરૂ પાડે છે અને તે ધ્વારા દેશના અર્થતંત્રને પાંચ દ્રીલીયન ડોલર કરવાના ધ્યેયમાં મહત્વની ભૂમિકા રહેલી છે તેમણે વારાણસી ઉજજૈન અને ઓમકારેશ્વરને જોડતી દ્રેન કાશી મહાકાલ એકસપ્રેસનો આરંભ કરાવ્યો

આ અગાઉ આજે સવારે વારાણસીમાં જંગમબડી મઠ ખાતે શ્રી જગતગુરૂ વિશ્વારાધ્યા ગુરૂકુળના શતાબ્દી સમારોહની પુર્ણાહૃતિ પ્રસંગે બોલતા તેમણે કહયું કે નુતન ભારતના નિર્માણમાં આપણી નાગરીક તરીકેની વર્તણુંક જ ભાવિ અને દિશા નકકી કરશે

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી થોગી આદિત્યનાથ કર્ણાટકના મુખ્યમંત્રી બી

ચેદયુરપ્પા આ પ્રસંગે ઉપસ્થિત રહયાં હતા

દેશમાં તેમની આ સાંથી ઉંચી પ્રતિમા છે

ઉપરાજયપાલ અનિલ બૈજલે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં શ્રી કેજરીવાલ અને છ કેબિનેટ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા શ્રી કેજરીવાલે અગાઉના બધા કેબિનેટ મંત્રીઓ થથાવત રાખ્યા છે તેમાં મનીષ સિસોદિથા સત્યેન્દ્ર જૈન ગોપાલ રાય કૈલાસ ગેહલોત ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમ નો સમાવેશ થાય છે

શપથવિધિ સમારોહમાં આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માન તથા ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા હાજર રહયાં હતા આ પ્રસંગે શ્રી કેજરીવાલે કહયું કે દિલ્હીને શ્રેષ્ઠ શહેર બનાવવા કેન્દ્ર સાથે રહીને કામ કરશે શપથવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટથા હતા

પરંતુ હિંસાને સ્થાન ના હોઇ શકે આજે કોલકત્તામાં રોટરી ઇન્ટરનેશનલની શતાબ્દી ઉજવણીનું સમાપન કરતાં તેમણે કહ્યું કે ત્રાસવાદનો કોઇ ધર્મ નથી અને ત્રાસવાદને નાથવા માટે રાષ્ટ્રસંઘ સલામતી સમિતિએ કડક પગલાં લાેવ જોઇએ ઉપરાષ્ટ્રપતિએ કહયું કે શાંતી ધ્વારા જ વિકાસ થઇ શકે તેમણે સ્વચ્છતા અને શાંતી ધ્વારા સામાન્ય લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને જાતિગત ભેદભાવ દુર કરવા કેન્દ્ર અને રાજયના પ્રથત્નોમાં સહભાગી બનવા સ્વૈચ્છિક સંગઠનોને અનુરોધ કર્યો હતો

સાયબર ગુનાઓથી નાગરિકોને સુરક્ષા મળે તે માટે રાષ્ટ્રીય સાઈબર ફોરેન્સિક લેબ પણ શરૂ કરી છે

અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા તેમણે નવી દિલ્હી ખાતે પોલીસ સ્મારકની પણ રચના કરી છે ઉપરાંત કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસના કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે

બંને દેશોએ પર્યાવરણ અને આબોહવા પરિવર્તનમાં દરિયાઇ પ્રદૃષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો હતો પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે જણાવ્યું કે ભારતે દરિયાઇ ક્ષેત્રે પ્લાસ્ટીકના કચરાની સમસ્યા નિવારવા નોર્વે સાથે વાતયીત શરૂ કરી છે આ મુદ્દે બંને દેશોએ સંયુક્ત કાર્યકારી જૂથોની રયના કરી છે

સ્થળાંતરિત પ્રજાતિઓ ગ્રહને જોડે છે તેમણે કહ્યું કે આ વર્ષ પર્યાવરણ ક્ષેત્રે ઝડપી કામગીરીના દાયકા માટે મહત્વનું વર્ષ છે અને ભારત નોર્વે તે માટે સહિયારા પ્રયત્નો કરશે

ગયા ડીસેમ્બરમાં નાગરિકત્વ સુધારા કાયદાના વિરોધ દરમિયાન યુનીવર્સીટીના પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને માર મારી રહેલી પોલીસ અંગનેા આ વીડીથો અંગે ખાસ કમિશ્નર પ્રવીર રંજને કહયું કે આ અંગે તપાસ કરાશે

વહિવટી વિભાગ દ્વારા બહાર પડાયેલા આદેશમાં વિવિધ વિભાગોના વડાઓને રોડ શોમાં સહભાગી થવા તેમજ રોકાણકારો સાથે સંવાદ સાધવાની સૂચના અપાઈ છે આ સુચના મુજબ વિવિધ વિભાગોના વડાઓ આવતીકાલથી આગામી નવમી માર્ચ દરમિથાન અમદાવાદ કોલકતતા હૈદરાબાદ ચૈન્નાઇ અને મુંબઈ સહિત વિવિધ શહેરોની મુલાકાત લઈને રોડ શો યોજશે તથા મૂડીરોકાણકારો સાથે સંવાદ કરશે

જીએસટી અંગેની વેપાર પ્રતિનિધિઓની શંકાઓ અને સમસ્યાઓનું સમાધાન કરતાં તેમણે વેપાર ઉદ્યોગની મુંઝવણ ઉકેલવા માટે જીલ્લા સ્તરે કાર્યશાળા યોજવા પર ભાર મુકથો હતો તેમણે કહયું કે જીએસટીના અમલનાં ત્રણ વર્ષ બાદ મુળભુત જોગવાઇઓ અંગે કોઇ પ્રશ્નો ન રહેવા જોઇએ જીએસટી અધિકારીઓ આ પ્રશ્નોને સ્થળ પર જઇને ઉકેલવા પ્રથત્ન કરે સુશ્રી સીતારમણે કહયું કે આ વર્ષ પહેલી એપ્રિલ થી ખુબ જ સરળ વ્યવસ્થા અમલી બનશે નાણાં મંત્રીએ કહયું કે રાજય સરકારોએ પણ જીએસટી વિશે જાગૃતિ ઉભી કરવી જોઇએ

હૈદરાબાદમાં જનજનકા અંદાજપત્ર કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે જે તબીબી સાધનોનું ભારતમાં ઉત્પાદન થાય છે તેની આયાત પર જ પાંચ ટકા ઉપકર લાગુ કર્યો છે તેમણે કહયું કે આ ઉપકરની આવકથી દેશમાં તબીબી માળખું ઉભુ કરાશે

માછીમારો તમિલનાડુના પુડકોદાઈથી રવાના થયા હતા અને મધ્ય રાત્રિએ સમુદ્રમાં તેની બે યાંત્રિક હોડીઓ સાથે પકડાયા હતા